આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લશ્કરી દળોની ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહ્યા હતા રસીકરણ સમગ્ર રાજયમાં કોવિડ રસીકરણ ઝુંબેશ યાલી રહી છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ પહેલા તબક્કામાં તબીબી અને અર્ધ તબીબી આરોગ્ય કર્મીઓને રસી આપવામાં આવી રહી છે

લોકોએ કોઈ ડર રાખ્યા વગર કોરોનાની રસી લેવી જરૂરી છે

ચૂંટણી પહેલા સંવેદનશીલ બુથો અને બિલ્ડીગોને અલગ તારવામાં આવ્યા છે

ગીર સોમનાથ બાદ હવે ભાવનગર જીલ્લામાં પણ બર્ડ ફ્લૂના કેસો જોવા મળ્યા છે ભાવનગર જિલ્લાનાં મહવા તાલુકાનાં ગુંદરણા ગામમાં ગઇકાલે મરઘાના રિપોર્ટ પોઝીટીવ આવતા પશુપાલન વિભાગ અને અન્ય વિભાગોની ટીમ ગુંદરણા ગામે પહોંચી છે અને જરુરી કામગીરી શરુ કરી છે થોડા દિવસ પહેલા મરઘાનાં શંકાસ્પદ મરણ થયા હતા જેના સેમ્પલ ટેસ્ટીંગ માટે ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા

જ્યારે કોંગ્રેસમાંથી માત્ર પાંચ દાવેદારો છે

સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમદાવાદ શહેર દરેક ફરિયાદને વ્યક્તિગત રૂપે સાંભળશે અને સમસ્યાઓનો સ્થળ પર જ સમાધાન કરશે

નીતિ વિષયક બાબતોની ફરિયાદો ધ્યાને લેવાશે નહીં

જો કે આ વર્ષે કોરોના મહામારીના કારણે સાદગીથી ઉજવવામાં આવી રહ્યો છે મંદિર દર્શન ભક્તો માટે ખુલ્લુ રાખવામા આવ્યું છે